પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે સંસદે કૃષિ જગત માટે ઐતિહાસિક એવાં બે કૃષિ વિધેયકોને બહાલી આપી રાજ્ય વિધાનસભાનું સત્ર આવતીકાલથી કોરોના માર્ગદર્શિકાના યૂસ્ત અમલ સાથે શરૂ થશે

પોતાના વિયારો વ્યક્ત કરશે

વિધેયકો પરની ચર્ચા દરમિયાન ક્રષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે સરકારે ખેડતોની આવક બમણી કરવા ખેડુતો તથા રાજયો સાથે વાતચીત કરી અનેક પગલાં ઉઠાવ્યા છે તેમણે કહયું કે છેલ્લા છ વર્ષોમાં લધુતમ ટેકાના ભાવોમાં ઘણો વધારો થયો છે

પ્રથમ બૈઠ કમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખરજી રાજ્યના ભૂતપૂર્વ ત્રણ ધારાસભ્યો કોરોનાના લીધે અવસાન પામેલા તબીબો સહિતના નાગરિકો અને અન્યનો અવસાન બદલ શોક દર્શક ઠરાવ પસાર કરવામાં આવશે આ ઉપરાંત વટહ્કમ નામંજુર કરતા પ્રસ્તાવો અને સરકારી વિધયેકો અંગે ચર્ચા હાથ ધરાશે કોવિડ મહામારી અનુસંધાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શરૂઆતથી જ તકેદારીના પગલાં લીધા હતા

અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે વ્યારાના કોંગ્રેસ ધારાસભ્ય પુનાજી ગામિતનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે ગાંધીનગર વિધાનસભામાં જતાં પેહલા તેમનો ટેસ્ટ કરતાં તેઓ પોઝીટિવ આવ્યા હતા તેઓ હાલ ગાંધીનગરમાં ઘરે હોમ આઇસોલેસોનમાં છે

અમરેલી જીલ્લા પુરવઠા નિગમ અધિકારી સહિત સૌરાષ્ટ્રના તમામ જીલ્લા પુરવઠા અધિકારીઓએ જણાવ્યું છે કે મણના એક ફજાર પાંસઠ રૂપિયાના ભાવે સરકાર ધ્વારા મગફળી ખરીદવામાં આવશે અમરેલી જીલ્લામાં અમરેલી સાવરકુંડલા ધારી રાજુલા અને લાઠી મળી કુલ નવ સ્થળે મગફળીની ખરીદી શરૂ થશે

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાએ આ સેવા પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા તબીબો ડૉક્ટર પી

પરમાર ડૉક્ટર દિલીપ બારૈયા અને અન્ય સામાજિક કાર્યકરોનો આભાર માન્યો હતો

યુ શાહ મેડિકલ સેન્ટર સી

જન્મથી લઈને અત્યારસુધી તેણે પોતાના વાળ કપાવ્યા જ નથી કેન્સર પીડિત માટે આજે વાળ ડોનેટ કરવાના ઉદ્દેશ્ય થી દેવાના માતાપિતાને લઈને પાર્લરમાં આવી છે અને વાળ કપાવી હતી

સિનિયર કોમર્શિયલ મેનેજર શ્રી વી

ટેલરના જણાવ્યા મુજબ હાલમાં નિયમિત ટ્રેનો દોડતી ન હોય ત્યારે નવા ગ્રાહકોને આકર્ષવાની શક્યતાઓને શોધવા માટે વાણિજ્ય વિભાગ દ્વારા ઔદ્યોગિક સર્વે કરવામાં આવ્યો હતો અને મોટા વેપારીઓને મળીને રેલ્વે પરિવહન સેવા અપનાવવા પ્રેરણા મળી હતી

મન કી બાત કાર્યક્રમ માટે લોકો પોતાના વિચારો નમો એપ અથવા માય ગોવ ઓપન ફોરમ પર પણ મોકલી શકે છે

આ ગેંગના સભ્યો બિહારથી દિલ્ફી અને દિલ્ફીથી પ્લેનમાં સુરત આવી ઘટનાને અંજામ આપતા હોવાની કબૂલાત કરી છે

જ્યારે પંચમહાલ નર્મદા અમરેલી રાજકોટ જૂનાગઢ બોટાદ સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં છૂટોછવાયો હળવાથઈ મધ્યમ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવાર સવાર સુધી આ જિલ્લાઓ ઉપરાંત છોટાઉદેપુર ભાવનગર ગીરસોમનાથ ખેડા આણંદ વગેરે જિલ્લાઓમાં તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારોમાં કેટલાંક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાંની શક્યતા છે રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરાઇ છે

પરિણામે દરિયો તોફાની રહેવાની દહેશત છે માછીમાર ભાઇઓને મહારાષ્ટ્ર અને કર્ણાટક તરફના વિસ્તારોમાં દરિયો નહીં ખેડવાની સલાહ અપાઇ છે

ઓસ્ટ્રીયાથી ચાર નિષ્ણાંતો હાલ જૂનાગઢ આવ્યા છે રોપવે સાઈટ પર અંતિમ તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવી છે તમામ કામગીરી ઓસ્ટ્રીયાથી આવેલા નિષ્ણાંતોની દેખરેખમાં થઈ રહી છે